મુખ્યમંત્રીશ્રીએ નાગરિકો પ્રજાજનોને સરળતાથી માસ્ક ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર રાજ્યભરનાં અમુલપાલર પેરથી માત્ર બે રૂપિયાની કિમતે સાડા માસ્ક મળી રહેશે પેલી ઓગસ્ટ થી આ દંડની જોગવાઈનો યુસ્તપણે અમલ કરાવવા તંત્ર વાહકોને સુચના આપવામાં આવી છે

મુખ્યમંત્રીશ્રીએ જે મહાનગરોમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધુ છે એવા મહાનગરોમાં ડેડિકેટે ક્રોવિડ હોસ્પિટલ સ્ક્રીનિંગ ટેસ્ટીંગ ધનવંતરી આરોગ્ય રથ કન્ટેમેન્ટ ઝોન વગેરે માટે પણ મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાંથી ફાળવણી કરી છે

વિદ્યાર્થીઓને કસોટીની પ્રિન્ટ આઉટ પહોંચાડવા તેમજ લખેલા જવાબો શાળામાં પહોંચાડવા અને ચકાસવા અંગે શિક્ષક સંઘો અને શાળાઓ તરફથી મળેલ રજ્જઆત સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે દરેક વિદ્યાર્થીને એકમ કસોટીની પ્રિન્ટ આઉટ પહોંચાડી શકાય એમ ન હોથ તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પહોંચાડી શકાશે

કોરોના મહામારીને કરને અત્યાર સુધીની કોર્ટની તમામ કાર્યવાહી ઓનલાઈન ચાલતી હતી ઉલેખનિય છે કે કોર્ટ બંધ રહેતા સતત વકીલો દ્વારા ફીઝીકેલ કોર્ટ શરુ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા હતા હાઇકોર્ટ સહિત રાજ્યના તમામ જીલ્લાઓની કોર્ટ કાર્યવાહી પર કોરોના મહામારીને કારણે અટકી હતી જેથી નામદાર કોર્ટે વકીલોનાં હિતમાં આ મોટો નિર્ણય લીધો હતો